પ્રાદેશિક સમાચાર મીત્તલ પટેલ વાંચે છે

જય શંકરે કરાવ્યો મૌલિક ભારતને પરમ વૈભવના શિખરે પહોચાડવા માટેનું વિયારમંથન કેવડીયામાં ત્રણ દિવસ ચાલશે ગુજરાતમાં શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેનો ઇલકાબ આપવાની પ્રથા શરૂ કરવા વિધાનસભા અધ્યક્ષ રાજેદ્ર ત્રિવેદી જાહેરાત કરી ગુજરાતભરની શાળાઓમાં આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી સાથે મહાન વૈજ્ઞાનિક સી વી

વિદેશમંત્રી એસ જય શંકર ના હસ્તે શરૂ થયેલા કોન્કલેવમાં ટુર્મિંગ ટુ રૂટ્સ રિચિંગ ટુ હાઇટ્સ જેવા વિષય પર આ ચર્ચા થશે વિદેશમંત્રી એસ જય શંકરે અહી જણાવ્યુ છેકે વિશ્વ ફલક ઉપર ભારત ને ઊંચું સ્થાન મળે તે માટે કઈ દીશામાં કેટલા પ્રયત્નો કરવાની જરૂર છે તેનું મનોમંથન અહી થવાનું છે ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં માલદીવના સ્પીકર મોહમ્મદ નાશીદભાજપ આગેવાન સુરેશ પ્રભુ ભાજપ ના રાષ્ટ્રીય મહામંત્રી ઓમ માથુર મહીન્દ્રા ગ્રુપના ચેરમેન ઉપરાંત પત્રકાર અરનબ ગોસ્વામી સ્વપન દાસગુપ્તા એમ જે એકબર કેજે અલફોન્સ સ્મિતા પ્રકાશ હાજર છે આસામ ના મુખ્યમંત્રી સરવાનંદ સોનોવાલ પણ કેવડીયા આવ્યા છે શ્રેષ્ઠ ધારાસભ્ય ઇલકાબ ગુજરાત વિધાનસભામાં આજે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જાહેર કર્યુ હતું કે શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેનો ઇલકાબ આપવાની પ્રથા શરૂ કરવાનો પોતે નિર્ણય લીધો છે

શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેની પસંદગીના માપદંડ અને અન્ય વિધિ નક્કી કરવા માટે પસંદગી સમિતિ રચવાની પણ શ્રી ત્રિવેદી એ જાહેરાત કરી હતી આભાર પ્રસ્તાવ મુખ્ય મંત્રી વિધાન સભા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે તેમની સરકાર લોકોના સપનાં સાકાર કરવા પારદર્શિતા સંવેદનશીલતા નિર્ણાયકતા અનેપ્રગતિશીલતાના ચાર સ્તંભો ઉપર કાર્ય કરી રહી છે

તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના સર્વેમાં ગુજરાતમાં સૌથી ઓછો ભ્રષ્ટાયાર થાય છે તેવું સામે આવ્યું છે

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી ગુજરાતભરની શાળાઓમાં આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે વિજ્ઞાન મેળા પ્રદર્શન પરિસંવાદ અને ચર્ચા બેઠકના આયોજન થયા હતા અને સૌએ નોબલ પરિતોષિક જીતનાર મહાન વૈજ્ઞાનિક સી

રમણને અંજલિ આપી હતી પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન સેમિનારનું આયોજન કરાયું છે જેની થીમ દેશ માટે વિજ્ઞાન એવી છે

ગોધરા ખાતે આવેલી લોક વિજ્ઞાન સંસ્થા દ્વારા મોબાઈલ પ્લેનેટોરિયમ ઉભુ કરી વિધાર્થીઓને અવકાશ દર્શન કરાવવામાં આવ્યું હતું

વસ્ત્ર મંત્રાલય હેઠળ આવતા ભારતીય કપાસ નિગમ તરફ થી ભેજ અને કચરો ઓછો હોય તેવા કપાસની માંગ પૂરી કરવા માટે અનેક પગલાં ભરાયા છે જે પૈકી પોતાની બ્રાન્ડ શરૂ કરવાનું પગલું અનોખુ છે તેમ મિલ ઉદ્યોગના જાણકાર કહી રહ્યા છે

ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા ગેરરીતી અટકાવવા માટે વિશેષ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે પેપર બોકસ ઓથેન્ટીકસ એન્ડ ટ્રેંકીગ એપ્લિકેશનના નામથી તૈયાર કરાયેલી આ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી શિક્ષણ વિભાગ પરીક્ષાના સીલ બંધ કવર તેમજ પરીક્ષા આપનાર વિધાર્થીઓની સંખ્યા પર સીધી નજર રાખવાનો પ્રયાસ કરાશે તમામ પરીક્ષા કેન્દ્રના સ્થળ નિરીક્ષકોએ પોતાના મોબાઈલમાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરવાનો રહેશે

કોરોના વાઇરસ ફેલાતો રોકવા માટે સાઉદી અરબિયા એ વિમાન વ્યવહાર સ્થગિત કરવાનું સત્તાવાર પગલું ભર્યું છે

ફ્લાઇટ પકડવા એરપોર્ટ પહોચેલા તમામને પાછા વાળવામાં આવ્યા હતા

કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલે કેન્દ્રીય બજેટ વિષય પર માર્ગદર્શન આપ્યુ હતું જ્યારે નાયબ મુખ્યમંત્રી તથા નાણામંત્રીશ્રી નીતિનભાઈ પટેલે ગુજરાત બજેટ પર માર્ગદર્શન આપ્યું હતું ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી ઉપરાંત રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્ર યાદવ રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી સતીશ વગેરે હાજર હતા કેન્દ્રિય મંત્રી અર્જુનરામ મેઘવાલે કહ્યું હતું કે કેન્દ્રીય બજેટ નવા ભારત ની રચના માટેનો મજબુત આધાર બની રહેશે

ગ્રામીણ ઓલમ્પિક્સમાં એથ્લેટિક્સપર્વતિયાળ લાંબી દોડ તિરંદાજી ખો ખો કબડ્ડી રસ્સામેંચ શુટીંગ વોલીબોલ ગિલ્લોલ કુસ્તી જેવી રમતો યોજાય છે જિલ્લા કલેક્ટર એન

ડામોર ના હાથે ખુલ્લા મુકાયેલા આ રમતોત્સવમાં વિજેતા ખેલાડીઓને રૂા